પ્રધાનમંત્રી તરીકે ફરીથી ચૂંટાયા બાદ શ્રી મોદી માટે આ બહુપક્ષીય શિખર સંમેલન હશે આઠ સભ્ય દેશોના રાષ્ટ્રપ્રમુખ અને પ્રધાનમંત્રી આ બહુપક્ષીય આંતરરાષ્ટ્રીય બેઠકમાં ભાગ લેશે શાંગાઈ સહકાર સંગઠન ચીનના નેતૃત્વ હેઠળના આઠ સભ્યોનો આર્થિક અને સુરક્ષા સમૂહ છે

સી ઓ

માં સભ્ય થયા બે દિવસની આ બેઠકમાં પરસ્પર વિશ્વાસ અને પડોશી સંબંધો જાળવવા સંયુક્ત પ્રયત્નો કરાશે

શાંઘાઈ સહકાર સંગઠનમાં આઠ સભ્ય દેશો છે ભારત ઉપરાંત ચીન કઝાખસ્તાન કિર્ગીઝસ્તાન પાકિસ્તાન રશિયા તાજીકિસ્તાન અને ઉઝબેકિસ્તાન વસતિ અને ભૌગોલિક દેષ્ટિએ તે વિશ્વનું સૌથી મોટું સંગઠન છે અને તે યુરેશિયા ખંડનો ત્રણ પંચમાંશ વિસ્તાર આવરી લે છે

આ પ્રસંગે પ્રધાનમંત્રી ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ રૂસના રાષ્ટ્રપ્રમુખ વ્લાદીમીર પુતિન અને ઈરાનના રાષ્ટ્રપ્રમુખ હસન ર્રહાની સાથે દ્વિપક્ષીય બેઠક યોજશે

સર્વોચ્ચ નિર્ણય લેવા માટેની સંસ્થા છે જે વર્ષમાં એક વખત યોજાય છે અને સંગઠનના તમામ મહત્ત્વના મુદ્દાઓ પર નિર્ણય અને દિશાનિર્દેશ અપનાવે છે

એચ એસ બેઠક આજે અને આવતીકાલે યોજાશે ભારતના એસ સી ઓ ના સભ્ય બન્યા બાદ આ બીજી બેઠક છે શિખર સંમેલન પ્રસંગે પ્રધાનમંત્રી મોદી ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જીનપિંગ સહિત એસ

ના સભ્યોના વડાઓ સાથે મુલાકાત કરે તેવી સંભાવના છે બંને નેતાઓએ આ પહેલા આર્જેન્ટિનામાં જી ટ્વેન્ટી શિખર સંમેલનમાં મુલાકાત કરી હતી બંને નેતાઓએ વુહાન શિખર સંમેલન દરમિયાન દ્વિપક્ષી સંબંધો બદલ્યા હતા જે ડોકલામ મુદ્દા બાદ સંબંધ બગડ્યા હતા ત્યારથી બંને દેશોએ જુદાં જુદાં ક્ષેત્રોમાં સંબંધો સુધારવાના પ્રયત્નો શરૂ કર્યા હતા

સંસદમાં આ ખરડો અંદાજપત્ર સત્રમાં રજૂ કરાશે અને તે દ્વારા વટહુકમને નિયમિત કરાશે આ ખરડામાં ટ્રીપલ તલાકને ગેરકાનૂની અને અમાન્ય ઠરાવવામાં આવ્યા છે અને તે બદલ ત્રણ વર્ષની સજાની જોગવાઈ છે પત્રકારો સાથેની વાતચીતમાં માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી પ્રકાશ જાડવેડકરે જણાવ્યું કે તે દ્વારા મુસ્લિમ મહિલાઓનું સશક્તિકરણ થશે અને સમાનતા ઉભી થશે બેઠકમાં જમ્મુ કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન વધુ છ મહિના લંબાવવાને મંજૂરી આપી છે જે ત્રીજી જુલાઈથી લાગુ પડશે

આ ઉપરાંત મંત્રીમંડળમાં શૈક્ષણિક સંસ્થાઓના શિક્ષકોમાં અનામતની જોગવાઈ કરતા ખરડાને મંજૂરી અપાઈ છે તે દ્વારા સાત હજાર શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરાશે તથા આર્થિક પછાત વર્ગને દસ ટકા અનામત લાગુ પડશે બેઠકમાં ડેન્ટલ કાઉન્સિલને અસરકારક બનાવવાના ખરડાને મંજૂર કરાયો છે આ ઉપરાંત આધાર અને અન્ય કાયદાઓના સુધારાઓ પણ મંજૂર કરાયા છે અને આધારનો દૂરુપયોગ અટકાવવાની જોગવાઈ કરી છે તેના કારણે જે વાય

દસ્તાવેજ તરીકે સ્વૈચ્છિક રીતે તેને સ્વીકારવાની જોગવાઈ થઈ છે અને તેથી દસ્તાવેજ તરીકે તેને ફરજિયાત ગણતી જોગવાઈ દૂર કરી છે આ અંગેનો ખરડો સંસદના સત્રમાં રજૂ કરાશે

તેમાં મેડિકલ કાઉન્સિલને બે વર્ષ માટે સત્તામાંથી દૂર કરતો સુધારો છે અને બોર્ડ ઓફ ગવર્નર્સને સત્તાઓ સોંપવામાં આવી છે

બાદમાં તેઓ માળખાંકીય ક્ષેત્ર આબોહવા પરિવર્તન ક્ષેત્રના નિષ્ણાંતો સાથે બેઠક યોજવાના છે સુશ્રી સીતારમણ પાંચમી જુલાઈએ અંદાજપત્ર રજુ કરવાના છે

હવામાન વિભાગ જણાવ્યા અનુસાર વાવાઝોડાની દિશા ફંટાઈ છે અને તે વાયવ્ય દિશામાં આગળ વધે તેવી સંભાવના છે વાવાઝોડાની અસરના રૂપે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા પર ભારે પવન તોફાની વાતાવરણ જોવા મળી રહ્યું છે તેના કારણે આગામી બે દિવસ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે વરસાદ ચાલુ રહેશે તેવી આગાહી છે ઓડિયો હવામાન અધિકારી રાજ્યના મહેસૂલ સચિવ પંકજ કુમારે જણાવ્યું છે કે વાવાઝોડાનું સંકટ હળવું થયું હોવા છતાં સમગ્ર તંત્ર તકેદારી જાળવી રાખશે અને તમામ પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે આપત્તિ વ્યવસ્થાપન તંત્ર ખડેપગે રાખવામાં આવ્યું છે સ્થળાંતર કરાયેલા લોકોને હજુ બે દિવસ સુધી યથાવત રીતે આશ્રય ચાલુ રાખવામાં આવશે

સી સી

અગાઉ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સામે ભારતે મેચ જીતી લીધી છે આકાશવાણી બપોરે અઢી વાગ્યાથી મેચની લાઇવ કોમેન્ટ્રી પ્રસારીત કરશે ભારત અને ન્યૂઝીલેન્ડ બંનેએ ટૂર્નામેન્ટમાં જીતનો ક્રમ જાળવી રાખ્યો છે

દરમિયાન મદદનીશ કોચ સંજય બાંગરે જણાવ્યું છે કે શિખર ધવનના રમવા અંગે દસ દિવસ બાદ જ નિર્ણય થશે એટલે તે ત્રણથી ચાર મેચ નહીં રમી શકે તેના બદલે રીષભ પંતને લેવાયો છે જે માન્ચેસ્ટરમાં પાકિસ્તાન સામેની મેચમાં જોડાશે

આર એ દ્વારા છ જણાની અટકાયત કરવામાં આવી છે

આ ઉપરાંત એજન્સી દ્વારા સાત સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે અને પેનડ્રાઈવ શસ્ત્રો ઈલેક્ટ્રોનિક સાધનો અને સીમ કાર્ડ પણ જપ્ત કર્યા છે